આ અભિયાનની સફળતાની પજ્ઞ નીતિ આયોગે આ કમ્પોઝિટ વોટર મેનેજમેન્ટ ઇન્ડેક્ષમાં સકસેસ સ્ટોરી તરીકે નોંધ લીધી છે ચંદ્રવદન પદ્ટણી કચ્છ તળાવની જળસંગ્રફ ક્ષમતા વધી પશ્ચિમ કચ્છમાં ચાલુ વર્ષે મેઘરાજાની મહેર થતાં રાજય સરકાર દ્વારા સુજલામ સુફલામ જળસંચય યોજના અંતર્ગત તળાવોને ઊંડા કરી તેની જળસંગ્રહ શક્તિ વધારવાની કરાયેલ કામગીરીને પરિણામે આવાં તળાવોની જળ સંગ્રહ ક્ષમતા વધવા સાથે કરોડો લીટર નવા વરસાદી પાણીથી પશ્ચિમ કચ્છના તળાવો ચેકડેમો તરબતર બની ગયા છે

ચંદ્રવદન પદ્ટણી ઘાસચારા કચ્છમાં ઘણા વિસ્તારોમાં સારો વરસાદ થતાં ભવિષ્યમાં દુકાળ જેવી પરિસ્થિતિ સમયે ઘાસયારાની તંગી સર્જાય નહી તે માટે આગોતરું આયોજન કરવા જીલ્લા કલેકટર રેમ્યા મોહને ભાર મુક્વો છે ભુજ તાલુકાના બન્ની વિસ્તારમાં ધોરડી ખાતે યોજાયેલ મોલાસીસ સંમિશ્રિત સુકા યારા પ્રોજેક્ટના પુર્ણાફતી પ્રસંગે કચ્છ ને ઘાસયારા માટે સ્વનિર્ભર બનાવવા આહવાન કર્યું હતું આ પ્રસંગે એગ્રોસેલના નિયામક રાજેન્દ્ર શાહે મોલાસીસ સુકાયારા પ્રોજેક્ટ અંતર્ગત કામગીરીની માહિતી આપી હતી

ચંદ્રવદન પદ્ટણી વરસાદ આગાહી હવામાન ખાતાના નિયામક જયંત સરકારે કહ્યું છે કે આગામી ત્રણ દિવસમાં વ્યાપક વરસાદ ગુજરાતમાં થવાની ધારણા છે દક્ષિણ ગુજરાત સિવાયના પ્રદેશમાં વરસાદ થવાની આગાહી આપતા શ્રી સરકારે કહ્યું છે કે સૌરાષ્ટ્ર કચ્છને વરસાદનો વધુ એક રાઉન્ડ આગામી ત્રણ દિવસમાં મળશે

તમામ શિક્ષણાધિકારીને પરિપત્ર જાહેર કરી આવો આદેશ આપ્યો હોવાનું જાણવા મળે છે

અધિક જીલ્લા મેજીસ્ટ્રેટે આ અંગે એક જાહેરનામું બહાર પાડ્યુ છે જે ત્રીજી સપ્ટેમ્બર સુધી અમલમાં રહેશે ચંદ્રવદન પદ્ટણી અબ અંજાર તાલુકાના ટપ્પર ગામમાં ઓવરહેડ પાણીની ટાંકી બનાવવાની મંજુરી મળતા ત્યાંના પીવાના પાણીની સમસ્યા હલ કરી શકાશે તેવી આશા બંધાઈ છે